આઈના નિયામક ચંદ્રજીત બેનરજીએ નાણામંત્રીના પગલાને નિર્ણાયક અને સર્વગ્રાહી પગલા ગણાવીને કહ્યુ કે દેશના અર્થતંત્રને નવુ બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

એમના અધ્યક્ષ બી

ગોયન્કાએ જણાવ્યુ છે કે નાકાસકારો માટે જાહેર કરાયેલા પગલાઓથી સ્પર્ધાત્મકતામાં વધારો થશે અખિલ ભારત વેપાર મહામંડળના અધ્યક્ષ બી

ભાટિયાએ જણાવ્યુ છે કે આ જાહેરાતોના સમયસર અમલીકરણ ઉપર દેખરેખ રાખવા આંતર મંત્રાલયના કાર્યકારી જુથની કરાયેલી રચના એ આવકારદાયક બાબત છે

એસ ટીના નેટવર્ક નવા વેપારીઓ માટે આગામી વર્ષે જાન્યુઆરીથી આધાર પ્રમાણીકરણને ફરજીયાત કર્યું છે તેનો ઉદેશ્ય વસ્તુ અને સેવા કર જી એસ ટીમાં થતી ગેરરિતને રોકવાનો છે

એસ ટી નેટવર્ક મંત્રી સમુહના અધ્યક્ષ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ બેંગ્લુરમાં પત્રકાર સંબોધિત કરતા કહ્યુ કે અગાઉ આધાર પ્રમાણિકરણ વૈકલ્પિક હતો શુશીલ મોદીએ કહ્યુ કે છેલ્લા બે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં નકલી બિલ અપાતા હોવાથી નિર્ણય લેવાયો છે

તેમણે ભારપુર્વક જણાવ્યુ હતું કે જો પાકિસ્તાનના લોકો સરહદ ઓળંગશે તો ભારતની સેના પણ સજ્જ છે અને ભારતની સેના કોઈ પણ ધુસણખોરને પાછા ફરવા દેશે નહી

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યુ હતુ કેજળ સંચય અને વૃક્ષારોપણના રાષ્ટ્રવ્યાપી આહવાને લઈ બધા સરકારી વિભાગોને એક છત્ર હેઠળ લાવી સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ જળ સંચય અને વૃક્ષારોપણ અભિયાન મોટા પાયે હાથ ધરાયેલ છે

કચ્છના સાસંદ વિનોદ યાવડાની કાયદો અને ન્યાય સમિતિમાં નિમણુંક થઈ છે

ખાસ તો હેલ્મેટને લઈને વાહનના વપરાશકર્તા અસમંજસમાં છે કે શહેરી વિસ્તારમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી કે નહીં ટ્રાફિક પોલીસ અને આરટીઓ બંને તંત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જાહેર માર્ગ પર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે જ અને લોકોને આ બાબતે કોઈ અફવાથી ન ભરમાવા પણ અપીલ કરવામાં આવી હતી

આ સુધારા મુજબ હવેથી શિડયુલ બેંકો કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર ચાર્ટર્ડ એકાઉટન્ટ કંપની સેક્રેટરી બંદરપોર્ટ ખાતેના સી એન્ડ ઓફ એજન્ટ રસ ધરાવનાઓને સમજૂત કરવા પ્રોત્સાહિત કરવા બાબતે જિલ્લા આયોજન ભવન ખાતે બેઠક બોલાવવામાં આવી છે